પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દે કોવિડ વ્યવસ્થાપનની સ્થિતિની વિસ્તૃ ત અને વ્યાપક સમીક્ષા કરી હતી રાષ્ટ્રીય નિયમનકારે કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે રસીઓના આપાત્તકાલિન ઉપયોગને મંજૂરી આપી છે અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી પહેલાં ત્રણ કરોડ આરોગ્ય કર્મીઓ તથા અગ્રીમ હરોળના કર્મચારીઓને રસી અપાશે

કે હુંબલ આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા વાલજીભાઈ દનિયા સહિતના અગ્રણીઓએ સ્વર્ગસ્થ માંધવસિંહ સોલંકીના અવસાન બદલ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી અંજલી આપી હતી

જિલ્લામાં સરેરાશ નવ કિલો મીટરની ઝડપે ફ્રૂંકાયેલા પવનના કારણે ભરબપોરે પણ લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો હતો